તેમજ દરેક પ્રોજેકટ હેઠળ વર્ષે એક હજાર મકાન બાંધવાની યોજના છે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતનેત્રણ એવોર્ડ પણ એનાયત કરાયા હતા ઉલ્લેખનીય છે કે વિશ્વસ્તરે સફળનીવડેલી છ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના છ શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ આ આવાસ નિર્માણના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે આ આવાસોના નિર્માણમાં પ્રવર્તમાન બાંધકામ પધ્ધતિના બદલે આર્થિક રીતે પરવડે હોનારતોમાં ટકી શકે અને પર્યાવરણને સાનુફ્રળ રહે તેવી ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

તેના કારણે પ્રાદેશિક સમાચારના સમયમાં પણ ફેરફાર અમલી બન્યા છે આજથી અમલી બનેલા નવા સમયપત્રક અનુસાર પ્રાદેશિક સમાચાર દસ મીનિટ વહેલા અપાશે

ગુજરાત દમણ અને દીવના ફ્લેગ ઓફિસર કમાજિંગે ગુજરાત દમણ અને દીવ નૌસેના ક્ષેત્ર સંબંધિત દરિયાઇ પરિયાલન અને સુરક્ષાના પરિબળો અંગે માહિતી આપી હતી તેમણે હાથ ધરવામાં આવતી દરિયાકાંઠાની દેખરેખ માટેની વિવિધ પહેલ અંગે પણ માહિતી મેળવી હતી અને ઓખા સ્થિત નૌસેના સ્ટેશન તેમજ અન્ય એકમોના કર્મીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો